ડી એ ના નવા ચૂંટાયેલા સંસદ સભ્યોની આજે નવી દિલ્હીમાં બેઠક મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠકમાં હાજર રહેશે

સુરતમાં ગઇકાલે લાગેલી આગની ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવને આ તપાસની દેખરેખ રાખવા આદેશ આપ્યા છે ફાયર નિષ્ણાંતો માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેર મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની બનેલી આ ટીમ તપાસ બાદ રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સુરતની આગની દુર્ઘટના ના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવાશે

ગઈકાલે સુરતમાં બનેલી ઘટનાને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે અમદાવાદ શહેરમાં તાત્કાલિક અસરથી ટ્યુશન કલાસીસ બંધ કરવાના આદેશ આપવામાં આપ્યા છે તથા ફાયર વિભાગને શહેરના તમામ ટ્યુશન કલાસીસમાં ચકાસણી શરૂ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ફાયર સેફટીના સાધનો ન ધરાવતા ટ્યુશન કલાસીસને બંધ કરવાના આદેશ આપી ચીફ ફાયર ઓફિસરને ગઈકાલ સાંજથી ટ્યુશન કલાસીસની ચકાસણીથી શરૂ કરવાના આદેશ આપ્યા હતા વડોદરા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે રાત્રે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ચાલતા ટ્યુશન કલાસીસ ફાયર સેફટી અંગે એન

સી લીધા પછી જ ટ્યુશન કલાસ ચલાવી શકશે જ્યાં સુધી ટ્યુશન કલાસીસ સંચાલકો ફાયર સેફટીના સાધનો અંગે એન

નહીં મેળવે ત્યાં સુધી કલાસીસ બંધ રાખવાના આદેશ કરાયા છે જામનગર જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જામનગરમાં પણ ટ્યુશન કલાસીસ બંધ કરવાના આદેશની સાથે સાથે ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ છે

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા તમામ નેતાઓએ તેમનું ધારાસભ્યપદ જાળવી રાખ્યું છે

માણાવદરની બેઠક ભાજપના જવાહર ચાવડાએ જીતી લીધી છે

માર્કસવાદી સામ્યવાદી પક્ષ એન સી પી